ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે ખાતરી આપી હતી કે તેની સત્તાઓનો દુરૂપયોગ ન થાય તેનું ધ્યાન રખાશે ત્રાસવાદીઓ સામે કડક હાથે કામ લેવા માટે એનઆઇએ કામ કરે છે અને તેમાં ધાર્મિક ભેદભાવનો પ્રશ્ન નથી પોટા કાથદાના દુરૂપયોગની જેમ તેના દુરૂપયોગના આક્ષેપોના જવાબમાં અમીત શાહે જણાવ્યું કે પોટા રદ કરવાનો નિર્ણય રાજકીય હતો ત્રાસવાદ નાબૂદી માટે અસરકારક કાયદો હતો તે રદ થતાં એનઆઇએ કાયદાની જરૂર પડી ગૃહરાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ આ ખરડો રજૂ કર્યો હતો કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ આક્ષેપ કર્યો હતો કે વધુ પડતી સત્તાથી રાજકીય બદલાની શકયતાઓ ઉલી થાય છે તેમણે તપાસની કામગીર અને અદાલતી કામગીરીને અલગ કરવા પર ભાર મૂકવો અને આરોપીના અધિકારીની સુરક્ષા માટે જણાવ્યું બંધારણે આપેલા અધિકાર પર તરાપ જ મારવી જાઇએ

ગૃહની કામકાજ સલાહકાર સમિતિની બેઠક બાદ અધ્યક્ષે જણાવ્યું કે ત્યાં સુધી ગૃહની કોઇ કાર્યવાહી નહીં થાય દરમિયાન આજે સવારે બેંગલુરૂની એક હોટલમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક મળી હતી ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરામૈયાહના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં વિદ્રોહી ધારાસભ્યોનો ટેકો મેળવવા માટેની વ્યૂહરચના વિચારવામાં આવી હતી આ દરમિયાન ભાજપે કર્ણાટકના મુખ્યમંત્રી એય ડી કુમારસ્વામીના રાજીનામાની માંગણી કરી છે ભાજપે જણાવ્યું હતું કે સત્તાધારી મોરચા સરકારે બહુમતિ ગુમાવી હોવાથી વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવતા પહેલા મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જાઈએ

લોકસભામાં સાંસ્ક્રતિક અને પ્રવાસનમંત્રી પ્રહલાદસિંહ પટેલે જણાવ્યું કે તીનમૂર્તિ ભવનમાં જ ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓનું સંગ્રહાલય બનાવવાની દરખાસ્ત છે અને આવતા વર્ષે ઓકટોબર સુધીમાં તે શરૂ થઇ જશે

દરમ્યાન મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી ત્યારબાદ પત્રકારો સાથેની વાતયીતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મકાન તૂટવાના કારણોની તપાસ કરવા મેજીસ્ટ્રેટને આદેશ અપાયા છે

ટ્વીટર પર આજે તેમણે જણાવ્યું કે મંત્રી તરીકેના રાજીનામાનો પત્ર પંજાબના મુખ્યમંત્રી અમિરન્દરસિંહને પણ મોકલવામાં આવ્યો છે અને તે તેમના સત્તાવાર નિવાસસ્થાને પર્જોચી ગયો છે પંજાબના મુખ્યમંત્રીશ્રી અમરિન્દરસિંહે નવી દીલ્હીમાં જણાવ્યું કે આજે સવારે તેમના નિવાસસ્થાને રાજીનામાનો પત્ર મળ્યો હોવાનું જણાવ્યું છે અને તેઓ આવતીકાલે ચંડીગઢ પહોંચ્યા બાદ નિર્ણય કરશે તેમણે કહ્યું કે છઠ્ઠી જૂને મંત્રીમંડળની પુર્નરચના બાદ શ્રી સિદ્ધચે હાજરી આપી નથી તેમણે શ્રી સિદ્ધ સાથે મતભેદ હોવાનો ઇન્કરા કર્યો હતો

પી કોહલીનો રાજ્યપાલ તરીકે કાર્યકાળ પૂરી થતાં હિમાચલપ્રદેશના રાજ્યપાલ શ્રી દેવવ્રત આયાર્યને ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે

તેઓ હોદ્દો સંભાળશે ત્યારથી તેમની મુદ્દત ગણાશે

મિઝોરમમાં પણ ભારે વરસાદનાં કારણે ઘણા વિસ્તારોમાં પૂરનાં પાણી ફરી વળ્યાં છે છ જણાંના મોત થયાં છે અને એક હજાર લોકોનું સ્થળાંતર થયું છે

મુખ્યમંત્રી નિતિશકુમારે આજે પૂરઅસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ પૂર અસરગ્રસ્ત આસામ અને બિફારમાં કેન્દ્રના સહયોગની ખાતરી આપી છે શ્રી મોદીએ આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સાથે ફોન પર વાત કરી હતી શ્રી સોનોવાલે રાહત અને બચાવની કામગીરીની વિગતો આપી હતી

તોફાનીઓએ ભાટપરા નગરપાલિકામાં તોડફોડ કરી હતી બે તોફાની જૂથોએ બોંબવિસ્ફોટ કરતાં પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી કાકીનાડા રેલવે સ્ટેશને રેલવે વ્યવહાર અટકાવી દીધો હતો પરિણામે સીલ્દાહ તરફની દ્રેનસેવાને અસર થઇ હતી

ફજારો લોકોનું સ્થળાંતર થયું છે

જયારે ઘણા લોકો લાપતા છે આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના નિયામકે જણાવ્યું કે લાસવા વિસ્તારમાં ઘણા મકાનો ધોવાઇ ગયાં છે અને લોકોના તણાઇ જવાની આશંકા છે આ ઉપરાંત ભેખડો તૂટી પડવાની ઘટનાઓના પગલે બજાર મસ્જીદ સહિત ઘણાં સ્થળોને નુકસાન થયાં છે

સંસદસભ્ય ફૈઝ મુસ્તફાએ જણાવ્યું કે આ અંગેનો મુસદ્દો મંત્રીમંડળની બેઠકમાં રજૂ કરવામાં આવે

મુસ્લીમ મહિલા જૂથી દ્વારા ી પુરૂષ સમાનતા માટે માગણી કરવામાં આવતી હતી સરકારે હુમલા બાદ બુરખા પર પ્રતિબંધ ફરમાવ્યો છે અને મદરેસા કાયદામાં પણ ફેરફારોની જાહેરાત કરી છે